વિશ્વના સૌ પ્રથમ હેરીટેજ શહેર અમદાવાદ અને જાપાનના શહેર કોબે વચ્ચે સીસ્ટર સીટી ભાગીદારીના કરાર કરવામાં આવ્યા

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની જાપાનની હાલની મુલાકાત દરમિયાન ગઇકાલે કોબે ખાતે આ એમ

ઉપર હસ્તાક્ષર કરવામાં આવ્યા હતા પ્રધાનમંત્રી મોદીની ઉપસ્થિતિમાં ભારતના જાપાન ખાતેના રાજદૂત અને કોબે શહેરના મેયરે આ કરારો ઉપર હસ્તાક્ષર કર્યા હતા આ કરારથી અમદાવાદ અને કોબે વચ્ચે વ્યાપારિક શૈક્ષણિક અને સાંસ્ક્રતિક ક્ષેત્રે સંબંધો વિકસાવવામાં મદદ મળશે

કોબેમાં ગુજરાતીઓની મોટી વસતિ છે ત્યારે આ કરારથી બંને શહેરો વચ્ચેના સંબંધો ગાઢ બનશે

એસ

ગુજરાત સ્ટેટ કો ઓપરેટિવ બેન્ક રાજ્યની ટોચની બેન્ક છે જીએસસી બેન્કની શરૂઆતથી લઈને અત્યાર સુધી થયેલ સ્થિતિ વિશેનો ચિતાર આપતા બેન્કના ચેરમેન શ્રી અજયભાઇ પટેલે કહ્યું કે દેશના અર્થતંત્રને મજબૂત કરવામાં નાગરિકોની આવક સાથે તેને સીધો સંબંધ છે જેમાં સહકારી બેન્ક અને મંડળીઓની કામગીરી થકી અનેકવિધ યોજનાઓનો સુચારૂ રીતે અમલ થઇ રહ્યો છે

પ્રધાનમંત્રી મન કી બાત પાંચસોથી વધુ છોકરીઓ જ્યાં ભણે છે તેવી ભુજની માતૃછાયા ગર્લ્સ સ્કુલમાં મન કી બાત ફરીથી શરૂ થવાની રાહ જોવાઇ રહી છે

અહીં ભગ્રતી કચ્છની દિકરીઓ મન કી બાત વિશે કેટલી ઉત્સુક છે તે જાણીએ

શ્રી મોદીએ બીજી વાર શાસન સંભાળ્યા બાદ આ તેમનો પ્રથમ મન કી બાત કાર્યક્રમ હશે પ્રધાનમંત્રી દર મહિનાના છેલ્લા રવિવારે પ્રસારીત થતાં આ કાર્યક્રમમાં લોકોને સ્પર્શતા વિવિધ મુદ્દાઓ ઉપર પોતાના વિચારો રજુ કરે છે પ્રધાનમંત્રીએ સ્વચ્છ ભારત અંગે રજુ કરેલા વિચારોના પગલે અને લોકોની સહભાગીદારીથી શહેરી વિસ્તારો અને ગ્રામીજા વિસ્તારોમાં ઘણી ચોખ્ખાઈ જોવા મળે છે

જેમાં જીએસટી એકાઉન્ટન્ટ આસિસ્ટન્ટ એકાઉન્ટીંગ ટેલી એકાઉન્ટીંગના વર્ગો શરૂ કરાયા છે

આગામી ટ્રંક સમયમાં આરોગ્યને લગતા કોર્ષ શરૂ કરવામાં આવશે આ અંગે વૈષ્ણવી ગામીત નામની વિદ્યાર્થીનીએ પોતાનો પ્રતિભાવ આપ્યો

હિતેન્દ્રસિંહ ખરવાસીયા આ અંગે વધુ માહિતી આપે છે

સી પી

શ્રી જયંત પટેલ બોસ્કીને એન

ના રાષ્ટ્રીય મહાસચિવ તરીકે નિયૂક્ત કરવામાં આવતા બોસ્કીની જગ્યાએ શંકરસિંહ વાઘેલાની નિમણૂંક કરવામાં આવી છે

રાજ્યમાં ભારે વરસાદ પડવાની હવામાન વિભાગની આગાહી વચ્ચે છેલ્લા ચોવીસ કલાક દરમિયાન મોટાભાગનાં જિલ્લાઓમાં વરસાદી માહોલ જામ્યો છે

ખાસ કરીને દક્ષિણ ગુજરાતનાં તમામ જિલ્લા તાલુકાઓમાં મેઘમહેર જોવા મળી છે

પંચમહાલ જિલ્લાનાં જાંબુઘોડામાં ત્રણ ઇંચ જેટલો વરસાદ વરસ્યો હતો રાજ્યના હ તાલુકાઓમાં બે ઇંચથી વધુ અને ત્રણ ઇંચથી ઓછો વરસાદ વરસ્યો હતો

એફ ની ટીમોને સ્ટેન્ડ બાય રાખવાની સૂચના આપી છે વડોદરા શહેરના ફતેહગંજ થી સમા વિસ્તારમાં જવાના રસ્તે ઈ એમ ઇ પાસે વીજળી પડતા એક વ્યક્તિનું મૃત્યુ થયું છે જ્યારે પાંચ વ્યક્તિ દાઝી જતા સારવાર માટે વડોદરાની સયાજી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે આજે વડોદરા શહેરમાં બપોરના સમયે વીજળીના કડાકા સાથે વરસાદ પડ્યો હતો વડોદરા શહેરમાં આજે વહેલી સવારથી જ વરસાદી માહોલ જામ્યો છે જેમાં વડોદરા શહેરમાં દોઢ ઇંચ કરજણમાં અઢી ઇંચ વાઘોડિયામાં બે ઇંચ અને ડભોઇમાં સવા ઇંચ વરસાદ ખાબકચો છે

તો અમારા ભાવનગર જિલ્લાના પ્રતિનિધિ જણાવે છે કે તળાજા અને ઉમરાળામાં સવા ઈંચ વરસાદ પડ્યો છે

કોહલીએ જણાવ્યું હતું કે મહાત્મા ગાંધીજીના વિચાર દર્શનથી આપણી આજની યૂવા પેઢી સૂપરિચિત બને તે માટે ગાંધી વિચાર ધારાને વરેલા ગાંધીજનો ચિંતકોએ પ્રયાસો કરવા જોઇએ

તેની ઉપર પરિચર્ચાઓ પરિસંવાદો યોજાઇ રહ્યા છે